આગામી પહેલી જૂનથી દેશભરમાં વન નેશન વન રાશન વ્યવસ્થા શરૂ થશે

કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ તેના હકની સબસિડી હેઠળ ખાદ્ય પદાર્થોથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી આ યોજના પર ઝડપભેર કામ કરાઈ રહ્યું છે

મશીન પર બાયોમેટ્રિક અથવા આધારકાર્ડ પ્રમાણીત કરાવ્યા પછી પોતાના રાશનકાર્ડથી રાશન ખરીદી શકશે આ વ્યવસ્થાથી એકસ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરનારા લાભાર્થીઓને લાભ થશે ટૂંક સમયમાં તમામ રાજયોમાં ઇ

મશીન લગાવવાનું કાર્ય પૂર્ણ કરાશે દેશમાં ડુંગળીના વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે છુટક અને જથ્થાબંધ વેપારીઓ માટે ડુંગળીના જથ્થાની મર્યાદામાં સુધારો કર્યો છે

ખુલ્લા બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને ટવીટ સંદેશમાં જણાવ્યું છે કે સુધારેલી સંગ્રહ મર્યાદા આયાતી ડુંગળી માટે લાગુ કરવામાં નહી આવે અગાઉ છુટક વેપારીઓ દસ ટન અને જથ્થાબંધ વેપારીઓ પચાસ ટન સુધી ડુંગળીનો સંગ્રહ કરી શકતા હતા

નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશ ના વિકાસ ની બુનિયાદ વધુ સંગીન બનાવવા આવનારી પેઢી સમાન બાળકો સ્વસ્થ તંદુરસ્ત નિરોગી હોય તે આવશ્યક છે

તેમણે બાળકો ને પાંચ વર્ષ માં સાત વાર રસીકરણ થી ટી બી પોલિયો ડિપ્થેરિયા કમળો ઓરી રુબેલા જેવા રોગથી બચાવી સ્વસ્થ ગુજરાત ના નિર્માણ માં સૌના સહયોગ નું આહ્વાન કર્યું હતું દેશના ત્રણ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનની કક્ષામાં રાજ્યના બાલાસિનોર પોલીસ સ્ટેશનની પસંદગી કરાઈ છે ગુનેગારો અટકાવવા અને ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને સેવા આપવા પોલીસ સ્ટેશન દ્વારા લેવાયેલા પગલાઓ અંગે ગુપ્તચર વિભાગ દ્વારા હાથ ધરાયેલા દેશવ્યાપી સર્વેક્ષણમાં બાલાસિનોર દેશમાં બીજા ક્રમે આવ્યું છે

પરિષદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી એસ આઈ

પંડ્યા આ સ્નામ સ્વીકારશે

રાજયસભામાં ગઇકાલે આ વિધેયક પસાર થયું છે જ્યારે લોકસભામાં આની પહેલા પસાર કરવામાં આવ્યું હતું આ વિઘેયકમાં દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના વિલીનીકરણની વ્યવસ્થા છે

સાથેસાથે યોજનાઓ અને કાર્યક્રમોમાં પણ એકરૂપતા આવશે

રાજયની સરકારી માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબકકા અને કાર્યવાહી અંગેની સુચિત તારીખો જાહેર કરાઇ છે

મેરિટલિસ્ટમાં સમાવેશ પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તા

પસંદગી યાદીમાં સમાવેશ પામેલા ઉમેદવારોની ઓનલાઇન સ્થળ પસંદગી પ્રક્રિયા તા

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકામાં જિલ્લાઓમાં આજે અને આવતીકાલે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે

હવામાન વિભાગે માછીમારોને દક્ષિણપૂર્વી અરબી સમુદ્ર વિસ્તાર તથા તેની આસપાસના દરિયાઇ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના આપી છે દરમિયાન ગઇકાલે માળિયા કેશોદ બાટવા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો માળિયા પંથકના ગામોમાં દોઢથી બે ઇંચ કેશોદ આસપાસના ગામોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વરસાદના કારણે માણાવદર અને કેશોદ થાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી છ હજાર ગુણી મગફળી પલળી ગઈ હતી અરબી સમુદ્રમાં ઉદભવેલી લો પ્રેશર સિસ્ટમના કારણે જાફરાબાદ બંદર પર એક નંબરનું સિઝનલ લગાવાયું છે અને માછીમારોને સાવચેત કરાયા છે

ઉત્તર મધ્ય રેલવેના કાનપુર ટ્રંડલા વિભાગના ગોવિંદપુરી તથા ભીમસેન સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્ય પ્રગતિ પર છે

પ્રખરતા શોધ કસોટી માટે ફક્ત ઓનલાઈન અરજી કરી શકાશે

અરજીમાં ભરવાની વિગતો બોર્ડની વેબસાઇટ પર મૂકાઈ છે

પરિણામ ચોથી જૂને જાહેર કરાશે આંતરરાજ્ય ક્રિકેટ વ્હીલચેર ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ વિજેતા બની છે

વિજેતા ટીમના ખેલાડીઓને મંત્રીશ્રીએ ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા અમદાવાદની અનન્યા પટેલે રાજયકક્ષાની સ્નૂકર ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે ગુલમહોર કલબ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં અનન્યા પટેલે શાનદાર પ્રદર્શન કરી સતત બીજા વર્ષે ખિતાબ જીતી લીધો છે

અમદાવાદમાં મોટેરા ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું કાર્ય હવે અંતિમ તબક્કામાં છે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગઇકાલે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી તેમની સાથે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ તથા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ જોડાયા હતા શ્રી ગાંગુલીએ સ્ટેડિયમનું નિરીક્ષણ કરી તે અંગેની વિગતો મેળવી હતી